એ ગઈકાલે કોવેક્સિનના ત્રણ ટ્રાયલના વચગાળાનાં પરિણામો જાહેર કર્યા છે એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું છે કે બીજા વચગાળાના પરિણામોએ બતાવ્યું હતું કે ભારતની આ સ્વદેશી રસીએ કોવીડ રોગ સામે મજબૂત પ્રાથમિક અસરકારકતા દર્શાવી હતી

આઈસીએમઆરના અધ્યયનમાં એ પણ જાણવા મબ્યું કે સ્વદેશી બનાવટની કોવેક્સિન વાયરસના ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેઈનનો સામનો કરવા માટે પણ અસરકારક છે ભારતના કેટલાંક પ્રદેશો અને અન્ય ઘણા દેશોમાં મળી આવેલ ડબલ મ્યુટન્ટ સ્ટ્રેઈન સાર્સ કોવ બે સામે પણ અસરકારક હોવાનું જણાવાયું છે રાષ્ટ્રીય વાયરોલોજી સંસ્થાએ જણાવ્યું છે કે ભારત બાયોટેકની કોવેક્સિન યુ કે અને બ્રાઝિલના વાયરસને પણ બેઅસર કરવાની સંભાવના છે

ચૂંટણી પંચે પક્ષના નેતા ડેરેક ઓ બ્રાયનને આપેલા જવાબમાં કહ્યું કે મતદાનની તારીખોના છઠ્ઠા સાતમાં અને આઠમા તબક્કાને એક જ તબક્કામાં યોજવાનું સુચન વ્યવહારિક નથી પંચે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં રેલીઓ અને જાહેર સભાઓમાં સાંજના સાત વાગ્યાથી સવારના દસ વાગ્યા સુધી પ્રતિબંધ મૂકાયો છે

વજન જૂથમાં બીજુ સ્થાન મેળવ્યું છે